એ દ્વારા પૂછપરછ શરૂ કરાઇ

એ

આ જનસેવા કેન્દ્રો માસના તમામ શનિવાર તથા રવિવાર તથા જાહેર રજાના દિવસો એ કાર્યરત રહેશે

મહાત્મા મંદિર ખાતે આ શનિવાર આઠમી જૂને યોજાનારા આ કાર્યક્રમ અંગે એર વાઇસ માર્શલ પ્રશાંત પતંગેએ માહિતી આપી આકાશવાણીના સમાચાર વિભાગને આપેલી રૂબરૂ મુલાકાતમાં તેમણે આ મુજબ જણાવ્યું

હવામાન વિભાગે જણાવ્યું છે કે હજી વધુ એક દિવસ ગરમીનું મોજું યથાવત રહેશે ખાસ કરીને રાજકોટ અમરેલી અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો વધે તેવી શક્યતા છે

આ વર્ષે ગુજરાતમાં ચોમાસુ બારથી તેર આની રહેશે

સમગ્ર સૌરાષ્ટ્રમાંથી હૃ આગાહીકારોએ નક્ષત્રની સ્થિતિ અખાત્રીજનો પવન હોળીની ઝાળની દિશા અને પશુ પક્ષીઓની ચેષ્ટાનો અભ્યાસ કરીને બારથી તેર આની વરસાદની આગાહી કરી છે પ્રાચીન વર્ષા વિજ્ઞાન મંડળના પ્રમુખ પી

ઓપન સીમેકશનમાં નૈતિક શાહ હ પ અંકો સાથે પ્રથમ રહ્યો હતો તો છોકરીઓની પસંદગી સ્પર્ધામાં કીર્તિ શાહ પ

બંને શ્રેણીમાં પ્રથમ ચાર વિજેતા ખેલાડીએ તમિલનાડુ ખાતે યોજાનારી નેશનલ ચેમ્પિયનશીપમાં ભાગ લેશે